રીઝર્વ બેંકના ગવર્નર શકિતકાંત દાસના વડપણ હેઠળની છ સભ્યોની બનેલી નાણાંનીતી સમિતિએ યાલુ નાણાંકીય વર્ષ માટેની ધિરાણ નીતીની પણ જાહેરાત કરી છે સમિતિના બધા જ સભ્યોએ વ્યાજદરમાં ફેરફાર નહી કરવાની તરફેણ કરી છે

તેમાં સુધારો કરીને હવે પાંચ ટકા કર્યો છે

મતદાન સવારે સાત વાગ્ય શરૂ થયું છે અને સાંજે છ વાગ્યે પુરુ થશે

જેના કારણે રાજ્યમાં કોંગ્રેસ જેડીએસ પક્ષનું ગઠબંધન પડી ભાંગ્યુ હતું

તેથી ભાજપાએ બહ્મતી માટે ઓછામાં ઓછી છ બેઠકો પર જીત મેળવવી જરૂરી છે

શનિવારે યોજાનારી યુંટણીમાં ઇસ્ટ સિંઘભૂમ વેસ્ટ સિંઘભૂમ સરાયકેલા સહિત સાત જીલ્લાઓની વીસ બેઠકો પર મતદાન થશે

પી

ઝારખંડ મુકતી મોર યાના કાર્યકારી અધ્યક્ષ હેમંત સોરેન ઝારખંડ વિકાસ મોરચાના અધ્યક્ષ બાબુલાલ મારાંડી અખિલ ઝારખંડ વિદ્યાર્થી સંઘના વડા સુદેશકુમાર મહાતો પણ આજે જાહેર રેલીમાં સંબોધન કરશે અમારા સંવાદદાતના અહેવાલ મુજબ આ તબક્કામાં તમાત રાજકીય પક્ષોએ જળજંગલ અને જમીન પર આદીવાસીઓના અધીકારોની રક્ષણ માટે પ્રતિબધ્ધતા અનામત અને રોજગારના મુદ્દાઓ ધ્યાનમાં લીધા છે

તમામ કેન્દ્રો પર સલામતીની પૂરતી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે

માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું છે કે સુચિત વિધેયક દેશના હિતને ધ્યાનમાં રાખે છે અને એ શકય એટલી વહેલી તકે સંસદમાં રજુ કરાશે

આ સુધારા મુજબ અફઘાનીસ્તાન બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાંથી ગેરકાયદેસર રીતે પાછા ફરેલા ભારતીયોને નાગરીકત્વ આપવાની જોગવાઇ છે જેમાં હિંદુ ઉપરાંત શિખ બૌધ્ધ પારસી અને ખ્રિસ્તી લોકોનો સમાવેશ થાય છે

આ વિધેયક પરની ચર્ચાનો જવાબ આપતાં શહેરી વિકાસ મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું હતું કે સંબંધિત જમીનને સંબંધિત પરીવારની મહિલા અથવા મહિલા અને પુરૂષના સંયુકત નામે નિયમીત કરાશે

તેમણે ભારત અને ચીનને શ્રીલંકાના સાર્વભૌમત્વનું સન્માન કરીને તેમજ વિશ્વાસ ધરાવીને શ્રીલંકામાં મુડી રોકાણ કરવાનું ઇજન આપ્યું હતું ઉલ્લેખનીય છે કે શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખ તરીકે ગયા મહિને કાર્યભાર સંભાળ્યા પછી માત્ર ચીન ઉપર આધાર રાખ્યા વિના શ્રી રાજપકસેએ ભારત જાપાન અને ઓસ્ટ્રેલિયા સહિત આંતરરાષ્ટ્રીય રોકાણકારોને આકર્ષવાના પ્રયત્નો શરૂ કર્યા છે

અગાઉના રાષ્ટ્રપ્રમુખ મહિન્દા રાજપકસેના શાસનકાળમાં શ્રીલંકા ચીનનો મિત્ર દેશ ગણાતો હતો જો કે વર્તમાન ગોતાબાયા રાજપકસેએ તેમની મુલાકાતમાં હંબનતોટા બંદર અંગેની સમજતી બાબતે પુનઃ વિયારણા કરવાની ખાતરી આપી છે

બેડમિન્ટનમાં આઠ ભારતીય ખેલાડીઓએ સિંગલ્સ અને ડબલ્સની ઇવેન્ટમાં સેમીફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે

સર્વોચ્ય અદાલતે બધી જ મહિલાઓને મંદિરમાં પ્રવેશવાની મંજુરી આપી હોવા છતાં તેને રોકવામાં આવી હતી મુખ્ય ન્યાયાધિશ એસ

બોબડેના વડપણ હેઠળની બેંચે અરજદાર બિંદ અમ્મીનીની અરજી સાંભળવાનો નિર્ણય લીધો છે દરમિયાન ફાતીમા નામની બીજી મહિલાએ પણ આજ આશયની બીજી અરજી સર્વોચ્ય અદાલતમાં કરી છે ઉલ્લેખનીય છે કે પાંચ ન્યાયાધિશોની બનેલી બંધારણીય બેંચે ચાર વિરુધ્ધ એક મતથી બધા જ વયજથની મહિલાઓને કેરળના સબરીમાલા મંદીરમાં પ્રવેશ કરવાની મંજુરી આપી હતી

ઉલ્લેખનીથ છે કે દિશા દુષ્કર્મ કેસ બાદ લોકોમાં વિરોધનો વંટોળ ઉભો થયો છે

અક્સમાતમાં ઇજા પામેલાઓને જીલ્લા હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા છે

વિસ્ફોટ બાદ ફાટી નીકળેલી ભીષણ આગમાં બળી જવાથી ઘણા મૃતદેહોની ઓળખ થઇ શકતી નથી તેથી લાપતા ભારતીથી મૃત્યુ પામ્યા હોય તેવી પણ આશંકા છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ દુર્ધટના અંગે ઉંડા દુઃખની લાગણી વ્યકત કરી છે તેમણે ટવીટર ઉપર દુર્ધટનામાં મૃત્યુ પામેલાઓના પરીવારજનોને સાંત્વના આપી છે તથા ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરી છે